પતિ રામનાથ કોવિન્દે જણાવ્યું છે કે વિજ્ઞાને લોકોની સુખાકારી અને વિકાસ માટે યોગદાન આપવું જોઇએ

તેના અનુસંધાનમાં બુંદેલખંડ એક્સપ્રેસ વે બાંધવામાં આવી રહ્યો છે

આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું કે વૈજ્ઞાનિક સંશોધનોનો લાભ ત્યારે જ મળે કે જ્યારે તે ઓછી સક્ષમ સંસ્થાઓ યુવાનો મહિલાઓ અને સામાજિક અને આર્થિક નબળા વર્ગો સુધી પહોંચે શ્રી કોવિંદે કહ્યું કે આઝાદીના સમયથી ભારતે વિજ્ઞાનના વાતારણને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે ભારતીય બંધારણ પણ આ વલણને એક મૂળભૂત ફરજ તરીકે ગણે છે

પ્રાસંગિક પ્રવચનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ હર્ષવર્ધને વૈજ્ઞાનિકોને જુદા જુદા ક્ષેત્રોની સમસ્યાઓનું સમાધાન કરવા યોગદાન આપવા અનુરોધ કર્યો હતો તેમણે કહ્યું કે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય યુવાન વૈજ્ઞાનિકોને સશક્ત બનાવવા ઘણી બધી યોજનાઓ શરૂ કરેલી છે

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી પ્રસંગે સંદેશ પાઠવતાં તેમણે કહ્યું કે પ્રતિભાશાળી ભારતીય વૈજ્ઞાનિકોને સન્માન કરવાનો આ પ્રસંગ છે તેમણે ઉમેર્યું કે વૈજ્ઞાનિકોની પરિવર્તનની આકાંક્ષા અને સંશોધનો ભારત અને વિશ્વને સહાયરૂપ બન્યા છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે શુભેચ્છા પાઠવતાં ઉપરાષ્ટ્રપતિ એમ વૈકેયાહ્ નાયડુએ બધા વૈજ્ઞાનિકો અને સંશોધનકારોને વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ લોકોનું જીવન ધોરણ સગવડરૂપ અને સુખી બને તે માટે અપીલ કરી હતી શ્રી નાયડુએ કહ્યું કે વૈજ્ઞાનિક સમુદાયનું નોંધપાત્ર યોગદાને લોકોના જીવન ધોરણને સારૂ બનાવવામાં મદદરૂપ બન્યું છે તેમાં શંકા નથી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની આજે ઉજવણી થઇ રહી છે